પ્રાદેશિક સમાયાર નિકિતા શાહ વાંચે છે

તેમજ લદ્વાખમાં ભારતીય ભૂમિ પર બુરી નજર નાખનારાને સણસણતો જવાબ મળ્યો છે શ્રી મોદીએ ગઇકાલે આકાશવાણી પરથી પ્રસારિત મનકી બાત કાર્યક્રમમાં પોતાના વિયારો વ્યક્ત કરતાં આ મુજબ જણાવ્યું હતું પ્રધાનમંત્રીએ ચીન સાથેની સરહદે માતૃભૂમિની રક્ષા કરતાં શહીદ થયેલા વીર જવાનોને નમન કર્યું હતું

આસામવાસીઓએ શરૂ કરેલા સ્વનિર્ભરતા અભિયાનનું ઉદાહરણ આપીને તેમણે આવી પ્રવૃત્તિને બિરદાવી હતી

અને સમગ્ર દેશમાં આવાં અભિયાન હાથ ધરવાની અપીલ પણ કરી હતી

ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં પ્રદેશ કોર ગ્રુપના સભ્યો પ્રદેશ મહામંત્રીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહેશે આ બેઠકમાં આગામી પેટા યૂંટણીઓએ કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે

પોલીસે આ અંગે અકસ્માતે મોતની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે મિશન ગ્રીન ઈડર ગઇકાલે સાંબરકાંઠાના ઇડરમાં મિશનગ્રીન ઇડર ટીમે વક્ષરથનું આયોજન કર્યુ હતુ